અને તે માટે ઘણા પગલા જાહેર કર્યા છે

તેમાં ગુજરાતના કચ્છ સહિત અમદાવાદ ગાંધીનગર સુરત઼રાજકોટ જીલ્લાઓનો સમાવેશ થાય છે

શ્રી રૂપાણીએ કોરોના વાયરસના રોગયાળાનો ફેલાવો અટકાવવા તથા તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સેવા કર્મીઓસરકારી કર્મચારીઓ અધિકારીઓ પોલીસ અધિકારીઓતબીબી સેવા કર્મીઓ સહિત સૌની સેવાઓ તાળીઓ પાડી થાળી ઘંટડી વગાડીને બિરદાવી હતી

સંગઠને જણાવ્યુ છે કે માત્ર રોકડ જમા કે ઉપાડ ચેક કલીયરીંગનાણાકીય હેરફેર અને સરકારી લેવડ દેવડ આજ થી હાથ ધરાશે આ ઉપરાંતની બિનજરૂરી તમામ સેવાઓ રદ કરવામાં આવી છે આશુ તોષ અંતાણી ફાર્મા સ્ટોક રાષ્ટ્રીય દવા ઉધોગ કિંમત નિર્ધારણ સત્તા મંડળે સ્પષ્ટતા કરી છે કે કલોક્વિન અને હાઈડ્રોકસિ કલોરોક્વિનની દવાની કોઈ અછત નથી